ગુજરાતમાં બટાકાના વાવેતરના વિસ્તાર અને ઉત્પાદનમાં સતત વધારો થઇ રહ્યો છે અને બટાકાના ઉત્પાદકતા અને પોસેસિંગમાં ગુજરાત દેશમાં પ્રથમ સ્થાને છે ત્રણ દિવસની વૈશ્વિક બટાકા પરિસદમાં પ્રથમ દિવસે દેશ વિદેશનાં નિષ્ણાતો દ્વારા બટાકા ઉત્પાદન અને વપરાશ ક્ષેત્રે થયેલા નવીનતમ સંશોધન અને ટેકનોલોજી ઉપર ચર્ચા વિચારણા થશે બીજા દિવસે બટાકા સફિત વિવિધ કૃષિ ઉત્પાદન નો અંગે કૃષિ મેળો ખુલ્લો મુકાશે જયારે શુકવારે અંતિમ દિવસે પોટેટો ફિલ્ડ ડે થોજાશે

ગઈકાલે આકાશવાણી પરથી પ્રસારી થયેલા મને કી બાતે કાર્યક્રમમાં શ્રી નરેન્દ્ર મોદીએ ખેલો ઈન્ડિયા રમતોત્સવના સફળ આયોજને બદલ આસામ સરકારને અભિનંદન આપ્યા હતા

તેમણે ક્હ્યું કે ગયા વર્ષે નવેમ્બરા મહિનામાં શરૂ કરાચેલ ફીટ ઇન્ડિયા ઝુંબેશના સારા પરિણામો મળવા લાગ્યા છે

પોરબંદર જીલ્લાનાં રાણાવાવ ખાતે ધ્વજવંદન સમારોફને સંબોધતા રાજ્યમંત્રી વાસણભાઈ આફિરે કહ્યું કેસંવેદનશીલ નિર્ણય લઇ સરકારે પ્રગતિનો પથ કંડાર્યો છે

ભુજ તાલુકા કક્ષાનો સમારોફ ભારાસર ખાતે થોજાયો ફતો પ્રાંત અધિકારી મનીષ ગુરવાણીએ ઈવજને સલામી આપી હતી બન્નીનાં ગોરેવાલી ખાતે શાળાના બાળક્રોએ સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કર્યા ફતા ગોંધીધામ તાલુકો કક્ષાનું ધ્વજવંદન અંતરજાળ ખાતે કરાયું હતું મામલતુદાર ફીરવાણિયા ુધ્વજને સલામી આપી હતી ગાંધીધામમાં વિવિધ સ્થળે તેમજ પૂર્વ કરછના પોલીસમથક માં પ્રજાસતાક દિનની ઉજવણી સમારોફના સમાચારો મળ્યા છે

સૌરાષ્ટ્ર કચ્છમાં વાદળછાયા વાતાવરણ વચે હળવો વરસાદ આજે પાડવાની પણ આગાહી છે ખાસ કરીને કચ્છ રાજકોટ પોરબંદર અને દેવભૂમિ દ્વારકામાં વરસાદી છાંટા પાડવાની શક્યતા હોવાથી ખેડૂત વર્ગને સાવચેત રહેવા કહેવાયું છે સાગર ખેડું માટે કોઈ ચેતવણી બહાર પાડવામાં આવી નથી દરમ્યાન કરછમાં વાદળીયા ફવામાન વચ્ચે તીપમાંની ની પારો નોધપાત્ર રીતે ઉચકાયો છે

કલ ઠક્કર સરફદી કચ્છ જિલ્લામાં છેલ્લા બે દિવસથી ધુમ્મસનું સામ્રાજ્ય છવાથું ફતું ગાઢ ધુમ્મસને પગલે વાફનવ્યવફારને અસર થઈ ફતી ગાઢ ધુમ્મસને પગલે ચાલકોએ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો ફતો વાફનચાલકોએ ગાડીઓની ફેડલાઈટ ચાલુ કરીને ડ્રાઈવિંગ કરવી પડી ફતી તેમજ ડ્રાઈવરોએ ફરજીયાતપણ વાફનો ધીમી ગતિએ ચલાવવા પડ્યા હતા લખપત તાલુકાના દયાપર ઘડુલી માતાના મઢ દોલતપર સહિતના વિસ્તારો ઉપરાંત કચ્છના મોટાભાગના વિસ્તારો ઝાકળમય બની ગયા હતા